એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન હેઠળ નાની દમણ કોલેજમાં વિશિષ્ઠ ત કાર્યક્રમ યોજાયો નલિયામાં મેરેથોન દોડનો આરંભ

જંગલી પ્રાણીઓ અને પ્રવાસી પ્રજાતિઓના સંરક્ષણ એ આ સંમેલનનો મુખ્ય હેતુ છે આ સંમેલનમાં ભારતમાં વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે ચર્ચા કરવા ભવિષ્યની રણનિતિ તૈયાર કરવા વિચાર વિર્મશ થશે

આ કાર્યક્રમમાં યજમાન તરીકે ભારતને આગામી ત્રણ વર્ષ માટે પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવશે

ભારત સરકાર આ સ્થળાંતરીત દરિયાઈ પ્રજાતિઓની સુરક્ષા અને સંરક્ષણ માટે જરૂરી પગલાં લઈ રહી છે તેમજ એમના સંરક્ષણ અને બચાવ માટેની યોજનાની તૈયારી કરી છે જે માટે સાત જાતિઓ જેમકે ડુગોંગ વ્હેલ શાર્ક સમુદ્રી કાયબો બે પ્રજાતિઓની ઓળખ કરાઇ છે

રાષ્ટ્રપતિ શ્રી કોવિંદ દમણમાં વિવિધ વિકાસકાર્યોનું ઉદ્દઘાટન કરશે જેમાં દમણમાં પાંચ આયુષ્યમાન ભારત સેન્ટરનું પણ ઉદ્દઘાટન કરશે

આ આયુષ્યમાન સેન્ટરમાં પ્રાથમિક ચિકિત્સા સહિત પંચકર્મ જેવી આરોગ્ય સેવાઓનો લાભ મળી રહેશે માછીમારો ભારતીય જળવિસ્તારમાંથી પાકિસ્તાન મરીન એજન્સીએ આજે ચાર બોટ સહિત બાવીસ માછીમારોનું અપહરણ કર્યું છે દેવભુમિ દ્વારકા જીલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે ચાર બોટમાં બે બોટ પોરબંદરની એક ઓખાની અને એક બોટ વેરાવળની હોવાની સંભાવના છે

પાસેથી પાકિસ્તાન મરીન એજન્સીએ યારેથ બોટનું અપહરણ કર્યું છે

આ અભિયાન અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશ દમણની જોડી પુડુચેરી સાથે છે નાની દમણ ખાતેની કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા તાજેતરમાં એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન અંતર્ગત ખાસ કાર્યક્રમ યોજાયો હતો આકાશવાણી સાથે વાત કરતાં કોલેજના અધ્યાપક ડોક્ટર દીપિકા મહેતા આ મુજબ જણાવ્યું હતું

અત્રે ઉલ્લેખનીય છે કે એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે એક રાજ્ય બીજા રાજ્યની પરસ્પર સંસ્કૃતિ ઐતિહાસિક વારસો ભૌગોલિક સ્થિતિ સમજી અને જાણી શકે

આ જનસંપર્ક કાર્યક્રમો દરમિયાન નિબંધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા પ્રશ્નોત્તરી સ્પર્ધા અને ચર્ચા સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

એરફોર્સ સ્ટેશનના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમડોર ઇ

જખૌ ખાતે આવેલી ભારત સોલ્ટ ફેક્ટરીથી શરૂ થયેલી આ મેરેથોનમાં કચ્છના વિસ્તારો આવરી લેવામાં આવ્યા છે

ભૂપેન્દ્રસિંહ યુડાસમા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પોલિટેકનિક કોલેજ ખાતે શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાની અધ્યક્ષતામાં મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો હતો

વી આટર્સ કોલેજ એનસીસી તથા જેસીઆઇ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આજે વેલેન્ટાઇન્સ ડે ની અનોખી ઉજવણી કરવામાં આવી

એનસીસીના કેડેટસે પોતાના પોકેટમનીની બચતમાંથી ધાબળા ખરીદી દર્દીઓને આપી વેલેન્ટાઇન્સ ડે ની અનોખી ઉજવણી કરી હતી કોલેજના આયાર્ય ડોકટર જગદીશ ચૌધરીએ એનસીસીના કેડેટ્સની આ અનોખી પહેલને બિરદાવી યુવાનોને સતત સામાજીક કાર્યમાં જોડાઇ રહેવા અનુરોધ કર્યો હતો